મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં યાર વોટર એરોડ્રોમના વિકાસ માટે કેન્દ્ર સરકારના નાગરિક ઉદ્દયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે સમજૂતી કરાર કરવા કેબિનેટની આજે મળનારી બેઠકમાં દરખાસ્ત મૂકવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણયના કારણે રાજ્યમાં પ્રવાસન રોજગારીની વધુ તકો ઉપલબ્ધ બનશે

રાજ્યમાં ઑટો રીક્ષા ડ્રાઈવર્સની સરળતાથી ઓળખાણ થાય તે હેતુસર નિર્ણય લેવાયો છે

જ્યારે આણંદ જિલ્લામાં નવા આઠ કેસ બહાર આવ્યા છે

રાજકોટ ખાતે આવકવેરા અધિકારી કોરોના પોઝિટિવ થતાં તેમના સ્ટાફને હોમ ક્વોરેન્ટીન કરાયા છે

ડાંગમાં જ્યાં થોડા દિવસથી એક પણ કેસ નહોતો ત્યાં એક સાથે પાંચ કેસ નોંધાતા આરોગ્ય તંત્રએ તાકીદની કામગીરી આરંભી છે

રેતી અને કપચીની લીઝ ધરાવતી પેઢીઓનો સહયોગ લઈ આ કામગીરી પાર પાડવામાં આવી હતી

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ સુરત જિલ્લામાં તથા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ થવાની સંભાવના છે

ચોમાસાની શરૂઆત સાથે અમરેલી જીલ્લામાં રાજુલા જાફરાબાદ પંથકમાં સારો એવો વરસાદ પડ્યો છે

આજે વહેલી સવારે ઉપરવાસમાંથી પાણી આવતા તે પણ છલોછલ ભરાઇ ગયો છે

અરવલ્લી અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું મબલખ વાવેતર થયું છે ગત વર્ષે કપાસમાં સુકારો તેમજ ગુલાબી ઇયળના ત્રાસ હતો જેને લઇને ખેડૂતો મગફળીના પાક તરફ વળ્યા છે ગત વર્ષે અરવલ્લી જિલ્લામાં કપાસનું બત્રીસ ફજાર ત્રણસો સિત્તેર હેક્ટરમાં વાવેતર થયું હતું તો બીજી તરફ ખેડૂતોને મગફળીમાં ટેકાના ભાવે સારો ભાવ મળ્યો હતો જેને કારણે આ તા

જમીન ચકાસણી પ્રયોગશાળા ઉભી કરવા માંગતા તમામ એગ્રીકલ્ચર કલિનિક અને એગ્રીબિઝનેસ સેન્ટર કૃષિ સાહસિકો સેવા નિવૃત વ્યકિતઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે

ભુજ ખાતે નાયબ કસ્ટમ કમિશ્નર રાકેશ બિહારીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે કસ્ટમ ખાતાની પેટ્રોલિંગ ટુકડીએ જખૌ નજીકના સ્યાહી બેટ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા ડ્રગ્સ ભરેલું હોય તેવા આઠ પેકેટ મળી આવ્યા હતા